આ માટે કૃષિ વિભાગ દ્વારા ખેતઉત્પન્ન બજાર સમિતિ હેઠળ વિવિધ કેન્દ્રો મારફતે કાર્યવાહિ કરવામાં આવી છે અગાઉ થયેલા વિવિધ પ્રશ્નો તથા સમસ્યાના પગલે આ વખતે તકેદારી રાખવામાં આવી છે ખેડૂતો દ્વારા તેની આગોતરી નોંધણી કરવામાં આવી હતી અને મોબાઇલ ફોન પર રજીસ્ટ્રેશન અંગેનો સંદેશો આપવામાં આવ્યો છે મગફળી કેન્દ્ર પર ખરીદી માટે નોંધાયેલા ખેડૂતોને સમય સ્થળ અને જથ્થાની જાણ એસએમએસથી કરવામાં આવશે આ માટે જથ્થાની ચકાસણી અને તોલમાપ અંગેની બાબત અંગે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે તમામ જિલ્લાઓમાં ઠેરઠેર તાલુકા મુજબ સેન્ટરો ખોલવામાં આવ્યાં છે

જીલ્લા કક્ષાએ ભુજમાં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે

ધનતેરસથી બંધ પડેલ જથ્થાબંધ બજારો આજથી કાર્યરત થઇ છે ભુજમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર કેન્દ્ર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે કાંટા પૂજન થયા બાદ મુર્ફતના સોદા કરવામાં આવ્યા હતા

ભુજમાં શિવકૃપા નગરમાં બ્રહ્મસમાજ છાત્રાલય રઘુરાજ નગર મીરઝાપર જૈન તેરાપંથી જીવન માધાપર ખાતે આવા હંગામી કેન્દ્રો શરુ થશે

ભુજના શહેરી આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સેવા ચાલુ રહેશે ભુજમાં સોની સમાજ બ્રહ્મ સમાજ લોહાણા સમાજ વગેરે એ લોકોને સારવાર માટે દરખાસ્ત કરી છે નેહ્લ ઠક્કર અદાણી એવોર્ડ ભારતની અગ્રણી પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડનું ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા નવી દિલ્ફીમાં થોજેલા સૌ પ્રથમ નેશનલ સીએસઆર એવોર્ડઝ સમારંભમાં ઓનરરી સ્પેશ્યલ મેન્શન એવોર્ડ વડે બહ્માન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારનાં નાણાંમંત્રી નિર્મલા સિતારામનના હસ્તે ગ્રુપના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ બહુમાન પશ્ચિમ ક્ષેત્રમાં પડકારયુક્ત સંજોગોમાં સીએસઆર ની તથા ગુજરાતના માછીમાર સમુદાયની આવકો તથા જીવનધોરણમાં લાંબા ગાળાની નોંધપાત્ર અસર પેદા કરવાની કામગીરીની કદર કરીને એનાયત કરવામાં આવેલ છે

દિવાળીથી લાભપાંચમ સુધી જીંજુવાડા રણમાં વાછડાદાદાના સ્થાનકે હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે ભાઈ બીજની સાંજે વાતાવરણ એકાએક પલટતા અને વરસાદ થતા રણમાં લોકો ફસાઈ ગયા હતા

તેમજ વિવિધ સ્થળોએ આશરી આપ્યો હતો

અર્જનસિંહ રાણા એ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પ નવી સ્પોર્ટ્સ કોલેજ શરૂ કરવાથી રોજગારી ની તકો પણ ઉત્પન્ન થશે તેમજ અત્યાર સુધીમાં ફીઝીકલ એજ્યુ માં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સારી તક મળશે અને તેમને સારા પગારથી નોકરી પણ મળી રહેશે